કોરોનાના વધુ કેસો નોંધાયા હોય તેવા જિલ્લાની વિગત આ મુજબ છે

આ અંગે વધુ વિગતો આપે છે

દેસાઈમાં દાખલ કરાયા છે

જ્યારે એન

છેલ્લા દસ દિવસમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ વધુ આવ્યો હતો

જૂનાગડ કોરોના મહામારી સામે લડવા જૂનાગઢ મહાનગરપાલિકા એ જીતશે જુનાગઢ કોરોનાનો જંગ અભિયાન શરૂ કર્યૂં

કમિશનર તુષાર સુમેરા એ પાંચ સંકલ્પ સાથે કોરોના સામે લડવા શહેરીજનોને અપીલ કરી છે

ઉલ્લેખનીય છે કે ગઈકાલથી શરૂ કરાયેલી પેસેન્જર ટ્રેનો નવી સૂચના સુધી સ્થગીત રહેશે

જોકે વિશેષ ક્ષમિક ટ્રેનો તથા વિશેષ યાત્રી ટ્રેનો યાલુ રહેશે આ સાથે રેલ્વે મંત્રાલયે કોરોનાનાં કારણે મુસાફરી ન કરી શકનાર મુસાફરોને ટીકીટનાં પૂરા પૈસા પાછા આપવાનો નિર્દેશ આપ્યો છે ટ્રેનમાં યઢતી વખતે કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણ દેખાય તો તેને ટ્રેનમાં ચઢવાં દેવાશે નહી અને ટીકીટનાં પુરાં પૈસા પરત કરાશે

મહત્વની બાબત એ છે કે દરિયા કાંઠાના આ દુર્ગમ ગામોમાં પણ લોકોને દો ગજ દુરી હે જરૂરી ના સુત્ર સાથે સોશિયલ ડીસટન્સીંગનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ભાવનગર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થ મિશ્રા એ આકાશવાણી ને જણાવ્યું કે આ વિસ્તારમાંથી પોતાના વતન જવા ઈચ્છતા તમામ પ્રવાસી શ્રમિકોને જુદા જુદા ઓરડાઓમાં બેસાડી તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉન લોડ કરાવવામાં આવી તેમને માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ કરાયું અને જરૂરિયાત વાળાને ભોજન અને પૈસા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત આવા તમામ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી શ્રી પાર્થ મિશ્ર એ જણાવ્યું હતું કે ગામડાના શ્રમિકોને જયારે કોરોના શું છે તેની પણ જાણ નથી ત્યારે તે લોકોમાં આ અંગે જાગૃતિ લાવી કોરોના વોરીયર્સ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે

પ્રધાનમંત્રીએ જાહેર કરેલા રાહત પેકેજથી બ્રાસ ઉદ્યોગને પણ લાભ થવાનો છે

જિલ્લાનાં આદિવાસીઓએ ટિમરુ પાન તોડીને ધરોમાં એકઠા કરેલા હતાં પરંતુ લોકડાઉનના કારણે તેને વેચી શકતાં ન હતાં હવે નર્મદા કલેકટર દ્વારા લોકડાઉનનાં નિયમોનાં પાલન સાથે મંજૂરી મબ્તાં ટિમરૂ પાન ખરીદકેન્દ્રો શરૂ થયા છે વન વિકાસ નિગમ રાજપીપળાનાં મેનેજર એસ પી નવરેનાં જણાવ્યા અનુસાર નાંદોદનાં અગિયાર અને ડેડીયાપાડાનાં સાત ગામોમાં ટીમરુનાં પાન એકત્રીકરણ અને ખરીદ કેન્દ્ર શરૂ થયા છે

અને સરકારી સહાય લોકો સુધી પહોંચાડવામાં તંત્રને મદદરૂપ બની રહી છે અબડાસા તાલુકાનાં ખીરસરા વિંછાણનાં આશાવર્કર શકીનાં બહેન જણાવે છે કે કોરોનાનાં કપરા સમય વચ્ચે ગામની દરેક મહિલાને ખરાબ તબીયત સમયે દવા અને સારવાર મળી રહી છે

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં એક લાખ ટન કેરીની આવક શરૂ થતાં ખેડૂતો તેનું વેચાણ કરી શકે તે માટે એપીએમસી દ્વારા મુખ્યમંત્રી તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી

અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ઉનાળા દરમિયાન લોકોને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે બંધ હેન્ડ પંપ રીપેર કરવા હેલ્પલાઇન શરૃ કરવામાં આવી છે

સુરતની વિવિધ સોસાયટીની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ રોટલીઓ અને છાંયડો સંસ્થાના રસોડામાં બનતી રોટલીઓ દ્વારા એક લાખ ભૂખ્યા લોકો ભોજન કરી રહ્યા છે માનવ સેવા સંઘ ના પ્રમુખ ભરતભાઇ શાહ કહે છે કે અમારી સંસ્થા દ્વારા પ્રતિદિન એક લાખ જેટલા લોકો ને ભોજન પૂરું પાડવામાં આવે છે

જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી બિહાર પટના માટે બીજી ટ્રેન મોકલવામાં આવી રહી છે

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી